પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

રાજ્યમાં મોટાભાગના ડેમોમાં પાણીની ભારે આવકના પગલે ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને સાવધ કરાયા

ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે કોરના સંક્રમણ બાદ ભારતીય આયુર્વેદ ચીકીત્સા વિશે દ્રનિયાભરમાં નવો વિશ્વાસ જાગ્યો છે

ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલ છે અંબાજીમાં ગઈકાલે પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે

જેના પગલે સાબરમતી નદીના આસપાસના ગામોને સાવધ કરાવ્યા

ધારી પંથકમાં ભારે વરસાદના પગલે ખોડીયાર ડેમના ચાર દરવાજા અઢી ફૂર ખોલોતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી વિકાસમાં આત્મનિર્ભર ભારતનું મહત્વ સમજાવતા બધા જ ક્ષેત્રોમાં દેશને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવા નાગરિકોને આહવાન કર્યું છે આકાશવાણી પરથી ગઈકાલે પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે દેશની યુવા પેઢી નવકલ્પના અને સમસ્યાઓના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે પ્રધાનમંત્રીએ દેશમાં કમ્પ્યુટર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમ વિકસાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ કોરોનાની અસાધારણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી છે તેમણે કહ્યું કે દેશમાં ગયા વર્ષની સરખામણીએ ખરીફ પાકોના વાવેતરમાં સાત ટકાનો વધારો નોંધાયો છે શ્રી મોદીએ જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર મહિનાને પોષણમાસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે પ્રધાનમંત્રીએ કહયું કે કુપોષણ સામેની લડતમાં નાગરિકોની સહભાગીદારી ખૂબ જ અગત્યની ગણાવી શકાય તેમણે પોષણ ઉપર દેખરેખ રાખવા ખાસ વ્યક્તિની નિમણુંક કરવા ઉપર તથા પોષણની વિગતો આપતાં ન્યુટ્રીશીયન કાર્ડ બનાવવાનું સૂચન કર્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રશ્નનું નિવારણ લાવતા જાહેર કર્યું છે કે નિર્વાસિતોની મિલકતો સહિતની આવી દુકાનો ગોડાઉનો છૂટક જમીનોના ભાડુઆતોને કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડાપદે અપાશે

જિલ્લા પંચાયતના અધ્યક્ષ ઇલાબહેન ચૌફાણે સુગર ફેકટરીના બાકી નીકળતા નાણાં સભાસદ ખેડૂતોને પરત યૂકવવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકારી શેરડીના ખેડૂતોને સરકાર પ્રોત્સાહિત કરે એવી વિનંતી કરી હતી નીતિન પટેલ નાયબ મુખ્મમંત્રીશ્રીએ જણાવ્યું છે કે કોરોના સંક્રમણ બાદ આયુર્વેદ વિશે દુનિયાભરમાં નવો વિશ્વાસ જાગ્યો છે તેમજ ભારતીય ચિકિત્સા તથા આયુર્વેદની સાંસ્કૃતિક વિરાસત માટેનું આકર્ષણ વધ્યું છે

આ હ્રોસ્પિટલમાં ઓ પી

જ્યારે બોરસદ મહેમદાવાદ અને નડિયાદ બેઠક પર એક એક મત જ બાકી રહ્યો હતો અંબાજી આરતી માઁ અંબાના બંધ દ્વારમાં યોજાયેલા ભાદરવી મેળાના યોથો દિને વિશેષ દિપાચન મહાર પૂજા કરવામાં આવી હતી એક હજાર દીવા સાથે એક હજાર વિવિધ આફૂતીઓ પણ યજ્ઞમાં અર્પણ કરવામાં આવી હતી